વી સીંધુ અને ચેન વાઈ વચ્ચે મુકાબલો થશે

ોલીસ સૂત્રોએ આજે જણાવ્યા અનુસાર ચૈન્નઇ મદુરાઇ તિરૂનાલવેલી અને રામનાથપુરમ જીલ્લામાં દરોડા ાડવામાં આવી રહ્યા છે

તેમણે કહ્યું કે શહીદોનું સાહસ અને વીરતા ભારતીથો માટે ઉદાહરણરૂૂ છે

વિભાગીય કમિશ્નરે રાજારી અને પુંચ જીલ્લાઓના સરહદી નાયબ કમિશ્નરને વાર્ષિક યાત્રા માટે તમામ આવશ્યક વ્યવસ્થાના સરળ સંચાલન માટે આગોતરૃ આયોજન કરવા નિર્દેશ આપ્યો છે

ભારતીય સેનાએ ણ જા કે તેનો અસરકારક જવાબ આપ્યો

કારણ કે અધ્યક્ષે ગૃહને સોમવાર સુધી મુલત્વી રાખ્યું છે મુખ્યમંત્રી એચ ડી

ગૃહ્ મુલત્વી થયા ૈ છી કર્ણાટકમાં ભાજૈ અધ્યક્ષ બી

તેમણે ઉમેર્થુ કે તેઓ ફરી રાજય ાલને નહી મળે અને તેમણે અહેવાલ કેન્દ્ર સકારને સોંપ્યો છે

બીજી બાજુ મુલતવી રાખવાનો પ્રસ્તાવ એ સોમવાર સુધી ોતાના જુથને ટકાવી રાખવા સત્તાધારી ગઠબંધન અને ભાજી માટે એક ી ડકાર છે

ાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાન આવતા સોમવારે અમેરિકના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ની મુલાકાત લેશે

વી સિન્ધુનો મુકાબલો ચીનની ચેન વાઈ સાથે થશે

ચેન વાઈએ કવાર્ટર ફાઈનલમાં અમેરિકાની ઝાંગ બીને હરાવી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના કાર્યકાળની બીજી મુદ્દતમાં સત્તાના સૂત્રો ગ્રહણ કર્યા બાદ મન કી બાતની આ બીજી કડી હશે

દસ ઉમેદવારો યુંટણીમાં ઉભા છે

હેલી વખત બીજુ જનતા દળના ઉમેદવાર વેદ પ્રકાશ અગ્રવાલના મૃત્યુને કારણે અને બીજી વખત વાવાઝોડા ફણીને કારણે મોકુફ રાખવામાં આવી હતી

આ વિધેયકમાં રોકાણકારોના હિતને રક્ષીત કરવા માટે વે ારમાં નિયમિત રીતે લેવાતી થા ણો સિવાયની અનિયંત્રિત થા ણ યોજનાઓ ર પ્રતિબંધ મુકવા માટે વ્યા ક ધ્ધતિઓ પુરી ાડવાનો લક્ષ્ય છે